પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોડો સમજુતી સધાઈ એ અંગેના આસામના કોકરાઝારમાં આજે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકત્વ સુધારા ધારા બાબતે લોકોને ગેરમાર્ગે નહીં દોરવાની અપીલ વિપક્ષોને કરી છે તેમણે યોગ્ય નિર્ણય દ્વારા ઝડપી વિકાસને મદદરૂપ થવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઈને બહુસ્તરીય સલામતી વ્યવસ્થા સહિત કાર્યક્રમની બધી જ તૈયારીઓ પૂરી કરાઈ છે દરમ્યાન બોડો સમજતી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને આવકારવા બોડી વિદ્યાર્થી સંગઠનના ઉપક્રમે ગઈકાલે બાઈક રેલી યોજાઈ હતી મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તથા રાજ્યના મંત્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે

આ સમજ઼તીનું ધ્યેય આસામમાં સૌથી વધ્ર લોકસંખ્યા ધરાવતા બોડો સમુદાયને રાજકીય તથા આર્થિક લાભ સુનિશ્ચિત કરવાનું છે આ સમજુતી હેઠળ આગામી ત્રણ વર્ષમાં કેન્દ્ર અને આસામ સરકારના સમાન સહયોગથી રાજ્યમાં પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે ખાસ આર્થિક કાર્યક્રમો હાથ ધરાશે

ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ અંગેની ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ નાગરિકત્વ સુધારા બાબતે લોકોને ગેરમાર્ગે નહીં દોરવાની અપીલ વિપક્ષોને કરી હતી તેમણે કહ્યું કે વિપક્ષો આ મુદ્દે બેવડા ધોરણો અપનાવી રહ્યા છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે ઈશાન ભારતના ઘણા પડતર મુદ્દાઓ તરફ ધ્યાન આપ્યા બાદ આ પ્રદેશમાં શાંતિ સ્થપાય છે અને આ વિસ્તાર દેશના અન્ય વિસ્તારની સાથે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ ગઈકાલે ગૃહમાં બજેટ પરની યર્યાનો પ્રારંભ કરાવતા સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં સરકારી શેરનું વેચાણ કરવું યોગ્ય છે ખરૂં તેવો મુદ્દો ઉપસ્થીત કર્યો હતો તેમણે કહ્યું કે આવા જાહેર સાહસોના લીધે જ ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે ભાજપના સાંસદ જયંત સિંહાએ બજેટને આવકારતા કહ્યું હતું કે આ વખતના બજેટમાં ખેડૂતો વિદ્યાર્થીઓ મહિલાઓ સહિત સમાજના બધા જ વર્ગોના લોકોને કંઈક અપાયું છે

વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળ તથા પોલીસના જવાનોને ગોઠવવામાં આવ્યા છે

આ મુલાકાત દરમિયાન શ્રી રાજપક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા વિચારણા કરશે તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે શ્રીલંકાના પ્રધાનમંત્રી વારાણસી સારનાથ ગયા અને તિરુપતિની મુલાકાત લેવાના છે

દિલ્ફીની વડી અદાલતે નિર્ભયા કેસના ચારેય દોષીતોને ફાંસીની સજા આપવા સામેના ટ્રાયલ અદાલતે આપેલા યૂકાદાને પડકારતી કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી હતી કેન્દ્ર સરકાર વતી દલીલ કરતા અધિક સોલીસીટર જનરલ કે

નટરાજને સર્વોચ્ય અદાલતને જણાવ્યું હતું કે આ કેસના દોષીઓની સમીક્ષા અરજીઓ ફગાવવામાં આવી હોવા છતાં જેલના સત્તાવાળાઓ દોષીતોને અપાયેલી સજાનો અમલ કરાવી શકશે નહીં

ગઈકાલે કાશ્મીરના અવંતીપુરા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા યોજાયેલી રાજ્યના પોલીસ અધિકારીઓની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે કાશ્મીરમાં તાજેતરમાં કરાયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને નાબૂદ કરાયા છે

મુર્મુએ શ્રીનગર શહેરમાં સંકલીત વિકાસ અને યોગ્ય આયોજન કરવા અનુરોધ કર્યો છે ગઈકાલે શ્રીનગરમાં અધિકારીઓની બેઠકને સંબોધતા તેમણે શ્રીનગર શહેરના બગીયાઓની જાળવણીનો અહેવાલ માગ્યો હતો તેમણે શહેરના બગીયાઓમાં વધુ સુવિધાઓ પુરી પાડવાનો અનુરોધ કર્યો હતો તેમજ શહેરમાં થયેલા બધા જ પ્રકારના દબાણોને દુર કરવાની સૂચના આપી હતી

ત્રણેય ટીમોએ અત્યાર સુધીમાં બે બે અંકો મેળવ્યા હોવાથી સ્પર્ધામાં ત્રણેય ટીમો માટે તક છે

જયશંકરે મધ્ય એશિયાના બજારોમાં આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ વધારવા ભારતીય વેપાર ઉદ્યોગ સમુદાયને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે મધ્ય એશિયાના વિસ્તાર અને ભારત વચ્ચે રહેલી મિત્રતા અને પ્રગતિની ઈચ્છાને વાસ્તવિકતામાં લાવવા એક સમાન મંચ ઉભો કરવાનો સમય આવી ગયો છે ગઈકાલે નવી દિલ્ફીમાં ફિક્કી દ્વારા થોજાયેલી ભારત મધ્ય એશિયા વેપાર પરિષદની બેઠકમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા